જિમ અને યોગ સેન્ટરને પાંચ ઓગસ્ટથી ખોલવાની મંજૂરી અપાઈ છે

તો સિનેમાગૃહ સ્વીમીંગપુલ મનોરંજન પાર્ક એસેમ્બલી હોલ જેવી જગ્યાઓ બંધ રહેશે તદ્દઉપરાંત સામાજિકસરકારી મનોરંજન શૈક્ષણિક સાંસ્કૃતિક તેમજ ધાર્મિક સ્થળો પર મોટા પ્રમાણમાં લોકોને ભેગા થવા પર મંજૂરી નથી

જેમાં શાળાથી લઈને કોલેજ સ્તરના શિક્ષણમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ હવે માનવ સંશાધન વિકાસ મંત્રાલયને પણ શિક્ષણ મંત્રાલયના નામથી ઓળખવામાં આવશે નવી શિક્ષણ નીતિ હેઠળ હવેથી ધોરણ પાંચ સુધીના વિદ્યાર્થીઓને માત્રભાષામાં શિક્ષણ આપવામાં આવશે અંગ્રેજીને એક વિષય તરીકે ભણાવવામાં આવશે

શાળાના પ્રથમ પાંચ વર્ષ પ્રિ પ્રાયમરી ગણાશે

વિદ્યાર્થીને પોતાની રૂચિ અનુસાર વિષય પસંદગી કરી અભ્યાસ કરી શકશે એટલે કે આર્ટસનો વિદ્યાર્થી સાઈન્સના વિષયો ભણી શકશે

આ બધી પ્રક્રિયા ઓનલાઈન હશે

પુસ્તકોના ભાર નહીં રહેશ સંગીત અને કળાના વિષયોને સામાન્ય વિષયોની જેમ શાળામાં ભણાવાશે તેમજ શિક્ષણને પ્રોજેકટ દ્વારાશિખવાનો અભિગમ નવી શિક્ષણ નીતિમાં રાખવામાં આવ્યો છે આરતી ભક્ રાફેલ યુધ્ધ વિમાન યુધ્ધ વિમાનના પ્રથમ બેચના પાંચ રાફેલ વિમાનોએ અંબાલા એરફોર્સબેઝ ખાતે ગઈકાલેબ પોરે ઉતરાણ કર્યું હતું અને એરબેઝ ખાતે અભૂતપૂર્વ સલામતી વચ્ચે તેનું ભપકારદાર સ્વાગત કરાયં હતું

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ટ્વીટ કર્યું હતું કે રાફેલ કોમ્બેટ વિમાનોનું ભારતમાં આગમન આપણા લશ્કરી ઈતિહાસમાં નવા યુગનો આરંભનું પ્રતિક છે ચીન અને પાકિસ્તાન સાથેના તનાવ વચાળે આ વિમાનો ભારતની હવાઈ તાકાતને બળવત્તર બનાવે તેવી ધારણા છે

એક વ્યક્તિનો આ મહામારીનો ભોગ લીધો છે

દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર સર્જાયેલા સાયકલોનિક સરકયુલેશનની મહત્તમ અસર હેઠળ કચ્છ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવના છે